પ્રાદેશિક સમાયાર નિકિતા શાહ વાંચે છે

તેમણે કહ્યું કે યોગ એકતાની શક્તિ સ્વરૂપે બહાર આવ્યું છે યોગ કોઇનાથી ભેદભાવ નથી કરતો અને રંગ સ્ત્રી પુરુષ ધર્મ અને દેશની વિભિન્નતાના તમામ અંતરોથી ઉપર છે શ્રી મોદીએ કહ્યું કે યોગ ધરતીને સ્વસ્થ અને સુરક્ષિત સ્થળ બનાવવાની દિશામાં સશક્ત પ્રયાસ છે આ આપણી શ્વાસ પ્રણાલી અને રોગ પ્રતિકારક શક્તિને મજબૂત કરે છે રાજ્યમાં પણ ઉત્સાહભેર થોગ દિવસની ઉજવણી કરાઇ હતી મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણીએ વિશ્વ થોગ દિવસની ઉજવણીના ભાગરૂપે યોગ કરીશું કોરોનાને હરાવીશું અભિયાન ને જે અસાધારણ પ્રતિસાદ સાડા છ કરોડ ગુજરાતીઓ એ આપ્યો તે માટે સૌને અભિનંદન પાઠવતા જણાવ્યું કે આ યોગ અભિયાન એ ખરા અર્થમાં જન અભિયાન બની ગયું છે તેમણે ઉમેર્યુ કે સ્વાસ્થ્ય એક મૂલ્યવાન મૂડી છે અને સંપતિ છે જેને સાચવવી અને એમાં વધારો કરવો એ સૌની જવાબદારી તો છે જ અને સાચવી રાખવામા સાચી સમજદારી પણ છે યોગ એ સર્વાંગી સ્વાસ્થ્ય અને તંદુરસ્તી માટેનું સમાધાન છે ત્યારે યોગથી તન મન અને ચિત્ત સ્વસ્થ રહે છે મુખ્યમંત્રીશ્રીએ પોતાના સોશીયલ મીડિયા પ્લેટફોર્મ એફ

પરથી યોગ દિવસ અવસરે રાજ્યના સૌ નાગરિક ભાઈ બહેનોને સંદેશ આપતા જણાવ્યું કે ભારતના યોગનો આ પ્રાચીન વારસો હવે વિશ્વભરમાં સ્વીકૃતિ પામ્યો છે તે સૌ માટે આનંદ અને ગર્વની વાત છે

તેમજ મહાનગરપાલિકા દ્વારા એક દર્દીને હોસ્પિટલમાં રીફર કર્યા બાદ સમયસર દાખલ ન કરાતા બેદરકારીને કારણે કોરોનાના દર્દીનું મોત નિપજ્યું છે

કચ્છમાં વર્તમાન સીઝનમાં ગણતરીના કલાકોમાં આજે પહેલીવાર સૌથી વધુ વરસાદ માંડવીમાં વરસ્યો છે

જોત જોતામાં પવન સાથે વરસાદનું જોર વધતું ગયું હતું વરસાદના કારણે શહેરની શોભા સમાન ટોપણસર તળાવમાં પાણીની જોશભેર આવક શરૂ થઈ ગઈ છે

તાલુકાના વિવિધ ગામોમાં પણ મેઘમહેર થઈ છે

ભારે વરસાદને કારણે મેઘપર ટીટોડીની નદીમાં પુર આવતા નદી બંને કાંઠે વહી રહી છે ચાર ઇંચથી વધુ વરસાદ થતાં ખેડૂતોમાં ખુશીની લાગણી જોવા મળી રહી છે ચરસ છેલ્લાં એક માસથી કચ્છના સાગરકાંઠેથી બીનવારસી હાલતમાં ચરસના પેકેટ મળવાનો સિલસિલો યાલી રહ્યો છે